શ્રી પટેલે કહ્યું કે મહેસાણા મોઢેરા રોડ ડીસા લાખણી બાયપાસ રોડ સાયલા સુદામડા પાળીયાદ રોડને ચારમાર્ગીય અને બગોદરા તારાપુર વાસદ રોડને છ માર્ગીય કરાશે

ના ગ્રામ્ય માર્ગો પર નાળા પુલો માટે રૂ

ના અમદાવાદ ખાતે આવાસ નિર્માણ માટે રૂ

તા

ઉલ્લેખનીય છે કે વિશ્વકક્ષાની આ સ્પર્ધા દર બે વર્ષે યોજાય છે

આ ઉપરાંત ઓલ ઇન્ડિયા પોલીસ ચેમ્પીયનશીપમાં પણ તેમણે અનેક ચંદ્રકો જીત્યા છે ગ્રહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લજ્જા ગોસ્વામીની પસંદગી થવા બદલ તેમને અભિનંદન પાઠવતા અન્ય મહિલાઓને આમાંથી પ્રેરણા લેવ અનુરોધ કર્યો છે